રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં તમામ વિભાગના વડા સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

તે અનુસંધાને ગુહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડા સામે સુસજજ છે તદઉપરાંત તંત્ર દવારા કચ્છના અખાતમાં દરિયો ખેડવા ગયેલા માછીમારોને આજ રોજ સૂધીમાં પરત આવવવાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે

તેમ ગહ રાજયમત્રી પ્રદિપસિંહ જાડજાએ જાહેર કર્યું છે ગાંધીનગર ખાતે ગજરાત મેડીકલ ટોચર્સ એસોસિએસિએશન અને રાજય સરકાર વચ્ચે આખો દિવસ ચાલેલી મંત્રણા સફળ રહી હોવાનુ તમણે જણાવ્યું છે હંગામી નોકરી પર રહેલા ડોકટરને નોકરી માં કાયમી કરવાની બાબત પર સમજૂતી થઈ હોવાનું શ્રી જાડેજાએ ઉમેર્યું હતું કોરોનાના સમયમાં રાત દિવસ જોયા વિના દર્દીઓની સેવા કરનાર ડોકટર અને નર્સિંગ સ્ટાફની સેવાનો કદર સ્વરૂપે આ નિર્ણય લીધો હોવાનું રાજય સરકાર દવારા જણાવાયું હતું

અને ગઈકાલે ચાર કોરોના દર્દાઓના મત્યુ થતાં કલ મૃત્યુઆંક અઢીસોને પાર થયો હતો

અરબી સમુદ્રમાં ડીપ ડીપશન સર્જાવાની સંભાવનાને લઈને સાવચેતી અને સલામતીના પગલાં કોવિડ પ્રોટોકોલ સાથે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે

પર્વ કચ્છના સંભવિત વાવાઝોડાની અસર નીચે આવતા ભચાઉ તાલુકાના દશ જેટલા ગામો અને ખાસ કરીને અગર વિસ્તારમાં કામ કરતા મજૂરો અને આ ઉધોગ સાથે સંકડાયેલા લોકોને સભવિત વાવાઝોડા અંગે સાવચેતી રાખવાની સુચનાઓ વહોવટી તંત્ર દવારા અપાઈ છે

વગેરે તમામ તંત્રને સૂચિત કર્યા હોવાનું ભચાઉ મામલતદાર શ્રી ઝાલાએ જણાવ્યું હતું